મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી સુનીલ અરોરાએ નવી દિલ્ફીમાં આ અંગેની જાહેરાત કરી છે

આદર્શ આચાર સંહિતા લાગુ થઇ છે

માર્ગ સલામતી સપ્તાહ દરમિથાન નાગરિકો અને વાહન યાલકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો થોજાનાર છે જેમાં પોલીસ તબીબો શાળાઓ કોલેજો સ્વૈચ્છિક સંસ્થાઓ ઉદ્યોગો વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુ

વિશ્વ બેન્ક તેમજ એશિયન ડેવલપમન્ટ બેન્ક જેવી સંસ્થાઓ જોડાશે

જી ઓ ને એવોર્ડ તેમજ વિવિધ પ્રયાર પ્રસાર માધ્યમો સાથે સંવાદ થોજવામાં આવશે

કચ્છની જલ્સીમાંમાંનથી અગાઉ પણ અનેક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયેલો છે કેટલાક પાકિસ્તાનીઓ બોટમાં ડ્રગ્સ લઈને ભારતમાં ડીલીવરી કરવાની તાકમાં હ્રોવાની બાતમી મળતા ગઈકાલે સવારે મધદરીયેથી આ બોટને ઝડપી પાડવામાં સફળતા મળી હતી

આ પતંગ મહોત્સવમાં જૂદા જૂદા દેશોના તેમજ બારત સહિત ગુજરાતના પતંગબાજો ભાગ લેશે દેશ વિદેશના પતંગબાજો અવનવા પતંગો સાથે આકાશને રંગબેરંગી કરશે

આ કાયદા હેઠળ ઈ સિગરેટનું સેવન કરવા ઉપરાંત તેનું વેચાણ કે પ્રચાર કરનારને પણ સજા થઇ શકે છે આ કાયદાને રાષ્ટ્રપતિએ મંજરી આપતા તેનો અમલ શરુ થયો છે તે અંતર્ગત તેની આયાત નિકાસ વિતરણ સંગ્રહ હેરફેર જાહેરાત કરાવી પણ સજાપાત્ર ગુનો બને છે

જેમાં રાજ્યના તમામ જીલ્લાના શુન્ય થી પાંચ વર્ષના બાળકોને આવરી લેવાશે બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા ગ્રામ્ય વિસ્તારમાં તેમજ શહેરી વિસ્તારોમાં વિશેષ આયોજન હાથ ધરાયા છે શીતલ વૈશ્નવ હવા માન ગત સપ્તાહે કચ્છમાં અનુભવાયેલી હાડ થીજાવતી ઠંડીની બે દિવસ થી પકડ ઢીલી પડતા લોકોએ આંશિક રાહત મેળવી છે લધુત્તમ તાપમાનનો પારો ઉયકાયો હોઈ નળિયા સિવાય રાજ્યના અન્ય મથકોએ પારો સિંગલ ડીજીટમાં પહોંચી ગયો છે